વિવિધ વિકાસ કાર્યોનું ઉદધાટન અને ખાતમુહુર્ત કરશે

આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યાં છે

તેઓ દીવમાં વિવિધ વિકાસકાર્યોનું ઉદધાટન અને ખાતમુહુર્ત કરશે શ્રી કોંવિદે દીવમાં જલંધર સર્કિટ હાઉસનું ઉદધાટન કરશે તેઓ ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થા વડોદરાના દીવ આંતરરાષ્ટ્રીય પરિસરના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત કરશે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે

આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી વાજપાઈને પુષ્પાંજલિ અર્પણ કરશે અને સંસદમાં વાજપાઈ નામના પુસ્તકનું વિમોચન કરશે આ પુસ્તક લોકસભા સચિવાલય દ્રારા પ્રકાશીત કરવામાં આવી રહ્યું છે જેમાં વાજપાઈના જીવન અને તેમનાં કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

આ ઉપરાંત શ્રી વાજપાઈના જાહેર જીવનને લગતાં કેટલાંક દુર્લભ ફોટાઓ પણ પુસ્તકમાં પ્રકાશીત કરવામાં આવ્યા છે શ્રી વાજપાઈ લોકસભા માટે દશ વાર અને રાજ્યસભા માટે બે વાર ચૂંટાયા હતાં તેઓ એક શ્રેષ્ઠ સાંસદ હતા તથા લોકોને તેમના નેતૃત્વમાં વિશ્વાસ પ્રેમ અને ભરોસો હતો સાંસદ તરીકે અને ખાસ કરીને પ્રધાનમંત્રી તરીકે શ્રી વાજપાઈએ ઘણાં કાર્યો અને મજબૂત આર્થિક વ્યવસ્થા બનાવવા યોગદાન આપ્યું છે

મન કી બાત કાર્યક્રમની આ બોત્તેરમી કડી હશે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

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે વરર્યુઅલ માધ્યમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું શ્રી ગડકરીએ કહ્યું કે ફાસ્ટ ટેગ મુસાફરો માટે ઉપયોગી નીવડશે કારણ કે તેમને રોકડ યુકવણી માટે ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે તેથી સમય અને ઈધણની પણ બયત થશે

અને તેમના તમામ મુદ્દાઓ પર ચર્ચા તથા તેના સમાધાન માટેની પ્રતિબધ્ધતા દોહરાવી છે સરકારે ખેડૂતોને આગળના તબક્કાની વાતચીત માટેની તારીખ અને સમય અંગે નિર્ણય લેવાનું પણ જણાવ્યું છે કિસાન સંધોને લખેલા પત્રમાં કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર હંમેશા ખુલ્લા મને વાતચીત કરવા અને આંદોલનકારી ખેડૂતોની માંગણીઓના યોગ્ય સમાધાન માટે તૈયાર છે

તેમણે કહ્યું કે કેન્દ્રનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે શ્રી કટારીયાએ કહ્યું કે આ કાયદાઓથી ખેડૂતોને સશક્ત બનાવવાનો અધિકાર અને તકો પ્રાપ્ત થશે તેમણે વિરોધ પક્ષોને તકવાદી ગણાવી તેમની ટીકા કરતાં કહ્યું કે તેઓ આ મુદ્દે રાજનીતી કરવાનો પ્રયત્નો કરી રહ્યા છે શ્રી કટારીયાએ જણાવ્યું કે સરકારે પાક ઉત્પાદનોની ખરીદી માટે ટેકાનાં ભાવમાં સતત વધારો કર્યો છે

આ દિવસ લોકોના જીવનને શાંતિ સદભાવ અને દયાની ભાવનાથી પરીપૂર્ણ કરે છે તેમણે આશા વ્યકત કરી છે કે નાતાલનો તહેવાર વિશ્વશાંતિ લઈને આવશે અને એનાથી માનવ સમુદાયમાં સદભાવ બનાવી રાખવામાં મદદ મળશે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુએ કહ્યું છે કે ક્રિસમસનો તહેવાર કરૃણા અને ક્ષમાના ઈશા મસીહના ઉપદેશો પર આપણા વિશ્વાસને સુદઢ બનાવે છે

પરંતુ આ વર્ષે કોરોના રોગયાળાને કારણે તેમણે લોકોને આ વર્ષે નાતાલનો તહેવાર સાદગીથી ઉજવવાની અપીલ કરી છે

આ સ્પર્ધા આગામી વર્ષે યોજવાની હતી

તથા આયોજન માટે ધણાં પ્રતિબંધ લગાવવા પડશે